સહી પોષણ દેશ રોશન આહવાન હેઠળ ગુજરાત પોષણ અભિયાનનો ગુરૂવારે દાહોદથી મુખ્યમંત્રી આરંભ કરશે સ્ટડી ઇન ગુજરાત હેઠળ આસામમાં રોડ શો યોજાયો

શાળાઓને સાંકળવામાં આવી

જો કે કોઇ જાનહાનિ નથી ગુજકેટ પરીક્ષા માટે ફોર્મ ભરવાની શરૂઆત

દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ પર ગુરૂવારે સવારે યોજાનાર આ સમારોહમાં બાળકો કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓના પોષણસ્તરને સુધારીને સુપોષિત ગુજરાત ના આશયથી આ રાજ્યવ્યાપી અભિયાન યોજવામાં આવ્યું છે

શિક્ષણ રાજય મંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવેએ જણાવ્યુ છે કે રાજ્યમાં ઉચ્ય શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની તકો વધે અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ માટે આવે એ આશયથી રાજ્ય સરકાર દ્વારા સ્ટડી ઇન ગુજરાત અભિયાન હાથ ધરાયુ છે રાજય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે જેના પરિણામે ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને એ માટે દેશમાં ગુજરાતે આ અભિયાન થકી પહેલ કરી છે

ભારતના વિવિધ પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગુજરાત આવે છે

ગુજરાતના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર ઉધમશીલતના પરિણામે ગુજરાતનુ નામ રોશન કર્યુ છે જે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સહકારથી સ્થાપિત થયેલા અનેક સ્ટાર્ટઅપ્સમાં પ્રતિબિંબિત થાય છે

શિક્ષણ વિભાગ દ્વારા આ મહિનાની શરૂઆતમાં કુવૈત અને દુબઇમાં સ્ટડી ઇન ગુજરાત રોડ શૉ આયોજિત કરવામાં આવ્યો હતો જેથી આ બંને દેશોના વિદ્યાર્થીઓને રાજ્યમાં અભ્યાસ અર્થે આકર્ષિત કરી શકાય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમા ઇંદોર રાંચી પટના લખનઉ નાસિક હૈદરાબાદ અને રાયપુર સહિતના શહેરોમાં પણ આ પ્રકાર ના રોડ શૉનું આયોજન કરવામાં આવશે

ડી આર એફ ની કુમક ત્યાં બોલાવી દેવામાં આવી છે સળગતી બિલ્ડીંગ માં ધૂસી પાણી નો મારો ત્યાં પહોચે તેવી જગ્યા કરવા ની કોશિશ એન

ના જવાનો કરશે હજુ સુધી જાનહાનિ ના કોઈ સમાચાર બહાર આવ્યા નથી

આગ હોનારત એટલી વિકરાળ છે કે અઝિશમન તંત્ર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી પોતાના તમામ કર્મચારી ને ડ્યૂટિ ઉપર બોલાવી લીધા છે તો સમગ્ર સુરત જિલ્લા ની તમામ નગરપાલિકા તથા કોર્પોરેટ ક્ષેત્ર ના કારખાના માં કાર્યરત અઝિશમન ટુકડીઓ ને તેમના વાહન સાથે અઠી કામે લગાડવામાં આવી છે જિલ્લા કલેકટર ધવલ પટેલ આગ હોનારત ના સ્થળે દોડી ગયા હતા અને અઝિશમન દળ ની કામગીરી ની સમિક્ષા કરી તેમણે મદદરૂપ થાય તેવી પૂરક વ્યવસ્થા ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી

અમદાવાદ દ્વારા ગુજરાતમાં ઘનિષ્ઠ રસીકરણ અભિયાનના ભાગરૂપે મિશન ઇન્દ્રધનુષની એક દિવસીય કાર્યશિબિરનુ આયોજન કરવામાં આવ્યુ છે પત્ર સૂચના કાર્યાલય અમદાવાદના અધિક મહા નિર્દેશક શ્રી ધીરજ કાકાડીયા અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ડોકટર એન

જાની સહિત વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ કાર્યશિબિર ખુલ્લી મુકવામાં આવી છે

જેને પગલે પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

પોલીસે કારના નંબરના આધારે યાલક સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નો વહીવટ સાંભળતા સતામંડળ દ્વારા ટેલિફોન હેલ્પલાઇન શરૂ થતાં તમામ ટુર ઓપરેટર કંપનીઓ ને તેનો પ્રયાર કરવા કહેવાયું છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે અંગ્રેજી અને અન્ય ભાષા માં માહિતી આપતી આ હેલ્પલાઇન ને લીધે દેશ અને રાજ્ય બહાર ના પ્રવાસી માટે મોટી સગવડ ઊભી થઈ છે

કલા મહાકુંભમાં સામેલ પ્રવૃતિઓ માં સ્કૂલ બેન્ડ લોકવાર્તા દુહાછંદ કથક કાવ્યલેખન ગઝલ શાયરી સર્જનાત્મક કામગીરી શાસ્ત્રીય કંઠ્ય સંગીત હાર્મોનિયમ અને તબલાં વાદન ભરતનાટ્યમ વકતૃત્વ નિબંધ સ્પર્ધા ચિત્રકલા વગેરે નો સમાવેશ થાય છે

સૈન્ય ની ત્રણેય પાંખ માં જોડાઈ ને કારકિર્દી બનાવવા માંગતા કેડેટ માટે આ કેમ્પ માં ખાસ માર્ગદર્શન ની વ્યવસ્થા કરાઇ છે